પાકિસ્તાનનો અપ્રત્યક્ષ ઉલ્લેખ કરતાં વિદેશ મંત્રી એસ

જેમાં તેમણે આબોહવા પરીવર્તનનો સામનો કરવા માટે તેમની પ્રતીબંઘતાને પ્રશંસા કરી છે આ ભાષણનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ કહ્યું કે સુશ્રી પેલોસીએ ભારત અને અમેરીકા વચ્ચે મિત્રતા તથા મહાત્મા ગાંઘી સાથે સંબંઘિત અન્ય ઘણી વાતો કહી છે આબોહવા પરીવર્તનનો સામનો કરવામાં પ્રધાનમંત્રી મોદીની પ્રતિબધ્ઘતાની પ્રશંસા કરતા સુશ્રી પેલોસીએ બુઘવારે કહ્યું હતું કે ભારતીય પ્રધાનમંત્રીએ પૃથ્વીના અસ્તિત્વના ખતરાનો સામનો કરીને મહાત્મા ગાંધીના આદર્શોને જાળવી રાખ્યા છે તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીના સ્વતંત્રતા સંગ્રામ માટે અમેરીકા ભારતનું ઋણી છે

ગઇકાલે સાંજે બંને રાજ્યોમાં ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે ઉમેદવારો સાતમી ઓક્ટોબર સુધી ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકશે

ગૃહ્મંત્રીએ તેમને કહ્યું કે તેઓ તેને સંબંધિત વિસ્તૃત કાર્ય યોજના પ્રસ્તુત કરે જેથી આ મુદ્દાઓનું સમાધાન થઈ શકે ગૃહમંત્રીએ આતંકવાદ ઉગ્રવાદ ભ્રષ્ટાયાર હૃથિયારો માદક પદાર્થો તથા પશુઓની દાણચોરી પ્રત્યે મોદી સરકારની બિલક્રલ ચલાવી ના લેવાની નીતી ઉપર ભાર મુકયો ગૃહ મંત્રાલયના નિવેદનમાં કહેવાયું છે કે સીમા સુરક્ષાની વર્તમાન સ્થિતિ તથા સુરક્ષાને વધુ મજબુત કરવાના ઉપાયોની સમીક્ષા માટે ગૃહ્મંત્રીની અધ્યક્ષતામાં થયેલી ઉચ્ય સ્તરીય બેઠકમાં આ મુદૃઓ ઉપર ચર્ચા કરવામાં આવી શ્રી અમિત શાહે સરહદ ઉપર તૈનાત સુરક્ષા કર્મીઓ માટે આવાસ સ્વાસ્થ અને તાલીમની વધુ સારી સુવિધાઓ સુનિશ્ચિત કરવાની જરૂરીયાત ઉપર પણ ભાર મુકયો

ભારતે પાકિસ્તાનને કહયું છે કે તે આ કોરીડોર માટે ફી અંગે સુઘમતાભર્યો અભિગમ અપનાવે કારણ કે આ તીર્થથાત્રીઓ માટે એક ભાવનાત્મક બાબત છે એક પ્રશ્નના ઉત્તરમાં વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે જણાવ્યું કે ભારતને આશા છે કે પોતાના દેશમાં કોરીડીર સંબંધિત મુળભુત માળખા પરીયોજનાને સમયસર રીતે પુર્ણ કરવામાં આવશે તેમણે પત્રકારોને જણાવ્યું કે ચાર લેનના ઘોરીમાર્ગનું કામ પુરૂ કરી દેવાયું છે અને આ મહિનાના અંત સુધીમાં અત્યાધુનિક યાત્રી ટર્મીનલ પણ બનીને તૈયાર થઇ જશે શ્રી રવીશકુમારે કહયુ કે ભારતે આ વિષય અંગે પાકિસ્તાન સાથે એક સમજુતીને વહેંચી છે પરંતુ તેમના તરફથી હજી કોઇ જવાબ નથી મળ્યો કરતારપુર કોરીડોરથી પાકિસ્તાનના કરતારપુરમાં દરબાર સાહિબ ભારતના ગુરદાસપુર જીલ્લામાં સ્થિત ડેરા બાબ નાનક ગુરૂદ્વારા સાથે જોડાઇ જશે તેનાથી ભારતીય યાત્રીકો વીઝા વગર અવર જવર કરી શકશે માત્ર તેને માટે પરમીટ લેવી પડશે

થોડા અઠવાડીયા પહેલા શિવસેનામાં જોડાયેલા એનસીપીના સહયોગી સચિન આહીર અને વિદ્યાયક દીલીપ સોપાલને શ્રી પાટીલ અનુસરે છે

કોંગ્રેસની અલગ થવાની ઘમકી આપતા શ્રી નિરૂપમે કહ્યું કે તેઓ આગામી વિઘાનસભા ચુંટણીમાં મુંબઇની મોટાભાગની બેઠકો ઉપર અમાનત જપ્ત થઇ શકે છે તેમણે કહયું કે પાર્ટીની વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઇ ગઇ છે અને ગ્રામીણ કાર્યકર્તાઓનો અભિપ્રાય જાણવાની પ્રક્રીયા ખતમ કરી દેવાઇ છે શ્રી નિરૂપમે દાવો કર્યો કે મહારાષ્ટ્રના પ્રભારી પાર્ટી મહાસચિવને સર્વે સર્વા બનાવી દેવાયા છે તેમણે કહ્યું કે આક્રમક પ્રચારની દ્રષ્ટીએ કોંગ્રેસ ઉમેદવાર કયાંય પણ ભાજપનો સામનો નહી કરી શકે

જયશંકરે કહયું કે માત્ર એકને બાદ કરતા ભારતના બઘા પડોશી દેશોનું ક્ષેત્રીય સહયોગમાં સારૃ યોગદાન છે

ડોકટર જયશંકરે કહયું કે વિશ્વ આજે અગાઉથી જ અઘિક રાષ્ટ્રવાદી થઇ ગયો છે અને તેમાં પણ આર્થિક અને સાંસ્ક્રતિક રાષ્ટ્રવાદીતા મુખ્ય છે

સત્તાવાર સુત્રોએ જણાવ્યું કે નવી નીતી અંતર્ગત નાણા મંત્રાલય અંતર્ગત મુડી રોકાણ અને જાહેર સંપત્તિ વ્યવસ્થાપન વિભાગને વિનિવેશ માટે નોડલ વિભાગ બનાવવામાં આવ્યો છે આ વિભાગ અને નીતી આયોગ સંયુકત રીતે વિનિવેશ માટે જાહેર ક્ષેત્રના ઉપક્રમોને ઓળખી કાઢશે

તેઓ આઈઝોલના ઝરકવટમાં સરકારી મિઝો હાઈસ્કુલમાં ઉત્તર પુર્વ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફટ પ્રદર્શનનું ઉદઘાટન કરશે આ પ્રસંગે રાજયના મુખ્યમંત્રી ઝોરામથંગા અને ઉત્તર પુર્વ ક્ષેત્ર વિકાસ મંત્રાલયના કેન્દ્રીય રાજયમંત્રી ડોકટર જીતેન્દ્ર સિંહ પણ ઉપસ્થિત રહેશે ત્યારબાદ બપોરે ગૃહમંત્રી રાજયના મુખ્યમંત્રી અને બીન સરકારી સંગઠનો સાથે બેઠક કરશે

ઉધમપુરના નાયબ કમિશ્નર ડોકટર પિયુષ સિંગલાએ એપનો પ્રારંભ કરાવ્યો આકાશવાણીના સંવાદદાતા સાથેની વાતચીતમાં ઉધમપુરના નાયબ કમિશ્નરે કહ્યું કે આ એપ્લીકેશન દરેક સ્તરે પ્રક્રિયા કરવા માટે નિશ્ચિત સમયમાં ઝડપી રાહત કામગીરી કરશે તેમણે વધુમાં કહ્યું કે આ એપ અસરકારક જાહેર સેવાને વેગ આપશે

જાહેર માર્ગ પરીવહનના કર્મચારીઓ અને કામદારોએ સરકારમાં વિલિનીકરણ સહીતની માંગણીઓના સમર્થનમાં હડતાલ શરૂ રી છે

જાહેર પરીવહનના અભાવને કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે